પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્ફીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દ્વિ ક્ષીય મંત્રણા કરશેપ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરફદ સલામતીની સમીક્ષા કરવા ઉચ્યસ્તરીય બેઠક યોજી સરકારે કહયું છે કે ભારત કરતારપુર કોરીડોર યોજનાને ઝડપથી પુર્ણ કરવા માટે પ્રતિબઘ્ઘ છે કેન્દ્ર સરકારે પુર રાહત કાર્ય માટે બિહાર માટે ચારસો કરોડ રૂપિયા અને

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જણાવ્યું કે મુખ્યત્વે વેપાર અને સંપર્ક સહયોગ વિકાસ લોકો વચ્ચે પરસ્પર સંપર્ક સંસ્કૃતિ અને પરસ્પર હિતના અન્ય મુદૃાઓ ઉપર ચર્ચા થશે બંને નેતા સંયુકત રીતે ત્રણ યોજનાઓનું ઉદઘાટન કરશે બંને દેશો વચ્ચે પરીવહન સંપર્ક ક્ષમતા નિર્માણ અને સંસ્કૃતિ ક્ષેત્રોમાં છ સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર થવાની આશા છે શ્રીમતી શેખ ફસીના બપોરે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે વિદેશ મંત્રી એસ જયશંકર પણ શ્રીમતી હસીનાને મળશે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી યાર દિવસની ભારતયાત્રા માટે ગુરૂવારે નવી દિલ્હી પહોચ્યા હતા તેઓ ગુરૂવારે અને શુક્રવારે વિશ્વ આર્થિક ફોરમ દ્રારા નવી દિલ્હીમાં આયોજીત ભારત આર્થિક શિખર સંમેલનમાં મુખ્ય અતિથિ હતા

એક સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શ્રી કીટે એનડીએ સરકારે લીઘેલા પરીવર્તનશીલ પગલાઓને ટાંકથા હતા અને તેનાથી ખાસ કરીને ભારતના માળખાકીય ક્ષેત્રમાં ઉભદવેલી મુડીરોકાણની તકોની નોંઘ લીધી હતી તેમણે ફાઇનાન્સ ટેકનોલોજી સહિત ટેકનોલોજી સેકટરમાં ભારત અને સીંગાપોર વચ્ચે વઘતા સહયોગ ઉપર ભાર મુકયો હતો શ્રી મોદીએ બંને દેશો વચ્ચે વધતા મુડીરોકાણ અને વેપાર સંબંઘો અંગે ખુશી વ્યકત કરી હતી તેમણે કહયું કે સિંગાપોરમાં રૂપે કાર્ડ અને ભીમ એપ શરૂ થવાથી નાણાંકીય લેવડ દેવડમાં સરળ થઇ છે તેમણે એ વાત ઉપર ભાર મુકથો કે આ તમામ વિકાસ બંને દેશો વચ્ચેની નજીકની ભાગીદારી દર્શાવે છે

જેમાં તેમણે આબોહવા પરીવર્તનનો સામનો કરવા માટે તેમની પ્રતીબંઘતાને પ્રશંસા કરી છે આ ભાષણનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીચ્યે કહ્યું કે સુશ્રી પેલોસીએ ભારત અને અમેરીકા વચ્ચે મિત્રતા મહાત્મા ગાંઘી સાથે સંબંઘિત અન્ય ઘણી વવાતો કહી છે આબોહવા પરીવર્તનનો સામનો કરવામાં પ્રઘાનમંત્રી મોદીની પ્રતિબધ્ધતાની પ્રશંસા કરતા સુશ્રી પેલોસીએ બુઘવારે કહયું હતું કે ભારતીય પ્રધાનમંત્રીએ પૃથ્વીના અસ્તિત્વના ખતરાનો સામનો કરીને મહાત્મા ગાંઘીના આદર્શોને જાળવી રાખ્યા છે તેમણે કહયું કે મહાત્મા ગાંધીના સ્વતંત્રતા સંગ્રામ માટે અમેરીકા ભારતનું ઋણી છે

બેઠકમાં શ્રી શાહે આતંકવાદ ધુસણખોરી ભ્રષ્ટાયાર તેમજ હથીયારોની અમલી પદાર્થોની અને પશુઓની થતી દાણચોરી સામેની મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતી ઉપર ભાર મુકથો હતો તેમણે આવી ગેરરીતી સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને આદેશ આપ્યા હતા શ્રી શાહે સરહદની સલામતીને લગતા મુદ્દાઓ શોધી કાઢી તે અંગેના વિગતવાર એકશન પ્લાન મંત્રાલય સમક્ષ રજુ કરવા સુરક્ષા દળોના વડાઓને આદેશ આપ્યો હતો

ન્યાયાઘીશ રંજન ગોગોઇના વડપણ હેઠળની બંઘારણીય પીઠે આ સુનાવણી અંગેની છેલ્લી દલીલો સાંભળવા યાર દિવસનું સમયપત્રક જાહેર કર્યુ છે

અદાલતે બંને પક્ષોને આ મામલે કોઇ પણ નવો પુરાવો રજુ ન કરવાની તાકીદ આપી હતી

નવા આરોપનામાં અલગતાવાદી એશિયા અન્દ્રાબી શબ્બીર શાહ મસરત આલમ ભટ સામે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ પ્રવૃતિઓ હાથ ઘરવા ગુનાહિત કાવતરૂ કરવાનો આરોપ મુકાયો છે એનઆઇએ એ દાવો કર્યો છે કે આ લોકો પાકિસ્તાની સરહદ પરના લોકોના સંપર્કમાં હતા

ગઇકાલે સાંજે બંને રાજ્યોમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ઉમેદવારો સાતમી ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે

રમેશક્રમારના વડપણ હેઠળની છ સભ્યોની કેન્દ્રીય ટીમ આજે બિહારની પૂર પરિસ્થિતિની સમીક્ષા કરવા પટના પહોંચી છે આ ટીમ પૂરના કારણે રાજ્યમાં થયેલા નુકસાનની સમિક્ષા કરશે

ભારતે પાકિસ્તાનને કહયું છે કે તે આ કોરીડોર માટે ફી અંગે સુઘમતાભર્યો અભિગમ અપનાવે કારણ કે આ તીર્થયાત્રીઓ માટે એક ભાવનાત્મક બાબત છે એક પ્રશ્નના ઉત્તરમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જણાવ્યું કે ભારતને આશા છે કે પોતાના દેશમાં કોરીડોર સંબંધિત મુળભુત માળખા પરીયોજનાને સમયસર રીતે પુર્ણ કરવામાં આવશે તેમણે પત્રકારોને જણાવ્યું કે યાર લેનના ઘોરીમાર્ગનું કામ પુરૂ કરી દેવાયું છે અને આ મહિનાના અંત સુધીમાં અત્યાધુનિક યાત્રી ટર્મીનલ પણ બનીને તૈયાર થઇ જશે શ્રી રવીશકુમારે કહ્યુ કે ભારતે આ વિષય અંગે પાકિસ્તાન સાથે એક સમજુતીને વહેંચી છે પરંતુ તેમના તરફથી ફજી કોઇ જવાબ નથી મળ્યો કરતારપુર કોરીડોરથી પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબ ભારતના ગુરદાસપુર જીલ્લામાં સ્થિત ડેરા બાબ નાનક ગુરૂદ્વારા સાથે જોડાઇ જશે તેનાથી ભારતીય યાત્રીકો વીઝા વગર અવર જવર કરી શકશે માત્ર તેને માટે પરમીટ લેવી પડશે